નિમિત્તે સમગ્ર દેશમાં તેમને ભાવભીની અંજલી આપવામાં આવી રહી છે

પર ભરતી માટેની પ્રથમ તબક્કાની પરીક્ષાઓનો આજથી આરંભ

કેન્દ્ર સરકાર કોવિડની રસીના ઈમરજન્સી વપરાશ માટે મંજૂરી આપે તે પછી વ્યાપક રસીકરણ અભિયાનનો આરંભ થશે

ફાઈઝર સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકે તેમની રસીઓ બજારમાં મૂકવા માટે મંજૂરી આપવા અરજી કરી છે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના કચ્છ જિલ્લાની મુલાકાત લઇને વિવિધ વિકાસ કાર્યોનું ખાતમૂહર્ત કરશે

આ પ્લાન્ટ કાર્યરત થતાં કચ્છ વિસ્તારમાં ત્રણસો ગામના આશરે આઠ લાખ લોકોની પીવાના પાણીની ઉપલબ્ધતા વધશે આ ઉપરાંત પ્રધાનમંત્રી આજે વિશ્વનો સૌથી મોટો સૌર અને પવન ઉર્જા આધારિત ઉર્જા પાર્કનો પણ શિલાન્યાસ કરશે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

મંત્રી શ્રી આહીરે એમ પણ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી વર્ચ્યુઅલ માધ્યમથી કચ્છના ધોરડો ગામના કેટલાંક લોકો સાથે પણ વાતચીત કરશે

ઉલ્લેખનિય છે કે ભારત અને બાંગ્લાદેશે કોવિડના સમયગાળા દરમિયાન પણ ઉચ્ચકક્ષાએ સીધી મંત્રણાનો દોર ચાલુ રાખ્યો છે ગત માર્ચમાં મુઝિબ વર્ષના ઐતિહાસિક પ્રસંગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો માધ્યમથી સંદેશો આપ્યો હતો પ્રધાનમંત્રી અવકાશ પ્રધાનમંત્રી નરેન્શ મોદીએ જણાવ્યું છે કે ભારતીય અવકાશ ક્ષેત્રને ખુલ્લુ કરવાથી જાહેર અને ખાનગી ભાગીદારીના નવા યુગનો આરંભ થયો છે પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારતના યુવાનો પોતાની પ્રતિભાશક્તિથી માહિતી ટેકનોલોજી ક્ષેત્રની જેમ જ સમગ્ર વિશ્વમાં અવકાશ ક્ષેત્રે પણ છવાઈ જશે અવકાશ ક્ષેત્રના મહત્વના ઉદ્યોગો સ્ટાર્ટઅપ અને શિક્ષણ વિદો સાથે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંવાદ કરીને તેમને પ્રોત્સાહન આપતા પ્રધાનમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે પારદર્શક નીતિ વ્યવસાયિક અભિગમ અને સરકારની નિર્ણય લેવાની પ્રક્રિયાના કારણે અવકાશ ક્ષેત્રે જોડાનારી કંપનીઓને લાભ થશે

શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અવકાશ ક્ષેત્રે ખાનગી મૂડીરોકાણ વધવાથી આ ક્ષેત્રમાં રોજગારીની નવી તકો ઉભી થશે એટલું જ નહીં આવા રોકાણોના કારણે આઈઆઈટી અને એનઆઈટી જેવી સંસ્થાઓના તેજસ્વી વિદ્યાર્થીઓને પણ નવી તક મળશે

ઉલ્લેખનિય છે કે ટેલિમેડિસિન સેવા દ્વારા સમય અને નાણાંની બચત સાથે ઈન્ટરનેટના માધ્યમથી બીજા સ્થળે રહેલી વ્યક્તિને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવે છે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

રાષ્ટ્રલપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રનપતિ એમ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્ટ્ટ મોદીએ તેમને ભાવભીની અંજલી આપી છે રાષ્નપતિ રામનાથ કોવિંદે સરદારશ્રીને અંજલી આપતા જણાવ્યું છે કે તેમની સાદગી સમર્પિતતા દૃઢનિશ્ચય અને દેશની એકતા અને અખંડીતતા માટે તેમણે કરેલી કામગીરી દેશવાસીઓને હંમેશા પ્રેરણા આપશે ઉપરાષ્ટ્ર પતિ વેંકૈયા નાયડુએ સરદાર વલ્લભભાઈ પટેલને સાદર વંદન કરતા જણાવ્યું છે કે આઝાદીના આંદોલનમાં એમનો ત્યાગ અને સંઘર્ષ તેમજ રાષ્ર ની એકતા અને અખંડતા માટેનો તેમનો દૃઢ સંકલ્પ દરેક નાગરિકને હંમેશા થાદ રહેશે

ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે એકતા અને ભારતની શક્તિના પ્રતિકસમા સરદાર પટેલનું મજબુત નેતૃત્વ અને તેમની સમર્પીતતા આપણા સહ્ માટે માર્ગદર્શન બની રહી છે

પરીક્ષાર્થીએ કોવીડને લગતું સેલ્ફ ડિકલેરેશન આપવું ફરજીયાત છે